તે દ્વારા મુસાફરોના પ્રશ્નો અને ફરીયાદો વિમાન મોડાં પડવાં વળતર કે રીફંડના પ્રશ્નો સામાન ગુમ થવો જેવી બાબતો રજૂ કરી શકાશે આ ઉપરાંત ફરીયાદની સ્થિતિ અંગે પણ માહીતી મળશે નવી દીલ્હીમાં તેનો આરંભ કર્યા બાદ શ્રી પ્રભુએ જજ્ઞાવ્યું કે મુસાફરોને સલામતિ તથા અનૂકૂળ અને આનંદપૂર્વક પ્રવાસ માટે તેમનું મંત્રાલય કટિબદ્ધ છે આ એપને એન્ડ્રોઇટ એપલ આઇઓએસ માટે અનુકૂળ બનાવી છે

નાગરિક પુરવઠા નિગમની દેખરેખ હેઠળ માર્કેટીંગ યાર્ડમાં આ કામગીરી થઇ છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજીએ રાજ્યમાં ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં એક ટકો પણ ખોટું કે ગેરરીતિ ન થાય તે માટેની સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા ગોઠવી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે જિલ્લા કલેક્ટર નાફેડ પુરવઠા નિગમ વેર હાઉસિંગ એમ બધા સાથે સામુહિક રીતે મગફળીની ખરીદી થાય તેવું આયોજન ગોઠવ્યું છે

મુખ્યમંત્રીએ માઘાપર ગૌશાળાની મુલાકાત લેતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પાણી અને ઘાસચારાની પર્યાપ્ત સુવિધા ઉભી કરવા સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે હાલ પ્રાયોગિક ધોરણે પંજાબથી ઘાસચારો મંગાવાયો છે ઘાસચારાની યોગ્ય ચકાસણી બાદ વિપુલ પ્રમાણમાં ઘાસચારો મંગાવાશે

તમણે સ્મૂતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ વ્યક્ત કરી છે શ્રી રુપાણીએ પ્રવાસીઓની સુવિધા માટે સગવડો ઉભી કરવા સૂચનો કર્યા હતા તથા સ્થાનિક યુવાનો માટે રોજગારી તકો ઉભી થાય તે રીતે આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું અને ડુંગર પર ઘનિષ્ઠ વુક્ષારોપણ કરવા જણાવ્યું હતું શીતલ વૈષ્ણવ માતાના મઢ દર્શન કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીએ માતાના મઢમાં આશાપુરા માતાજીના દર્શન પૂજા અર્ચન કર્યા હતા શ્રી રુપાણીએ માતાજીની આરતી ઉતારી અછતની પરિસ્થિતિનો સામનો કરી રહેલા કચ્છમાં આગામી વર્ષે સારો વરસાદ થાય તથા રાજ્યની ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના ખેલાડીઓને ઘર આંગણે કૌશલ્ય દર્શાવવાની તક આપતો ખેલ મહાકુંભ રાજ્યના રમતવીરો માટે આંતરરાષ્ટ્રીય સ્તર પહોંચવાનું માધ્યમ બન્યા છે

દર વર્ષે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી લીલી પરિક્રમા યોજાય છે જો કે ભીડથી બચવા લોકોએ બે દિવસ અગાઉ જ પરિક્રમાનો પ્રારંભ કરી દીધો છે

મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા યાત્રાળુઓની પાણીઆરોગ્ય સફાઈ સહિતની કામગીરીને પ્રાધાન્ય આપી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે